આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે કર વ્યવસ્થામાં કરદાતાની સમસ્યાઓનું સમાધાન કરાયું છે અને ટેકનોલોજીની મદદથી નિયમો અને દરેક બાબત સરળ બનાવી છે

આ સુવિધાથી રેલ્વેના કર્મચારીને પાસ માટે અરજી કરવા કચેરીએ જવાની જરૂર પડશે નહી કર્મચારી કોઈપણ જગ્યાએથી ઑનલાઇન પાસ માટે અરજી કરી શકશે અને ઇ પાસ ઑનલાઇન મેળવી શકશે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા અને પાસ મોબાઇલ લક્ષી છે પાસ પર ટિકિટ બુકિંગ આઈઆરસીટીસી સાઇટ પર અથવા યુટીએસ કાઉન્ટરની બુકિંગ સુવિધા ઑનલાઇન થઈ શકે છે

આ યોજના અંતર્ગત અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ અને કમોસમી ચ્વારસાદ જેવી પરિસ્થિતિમાં અસરગ્રસ્ત બનેલા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવશે આ માટેના લાભાર્થી ખેડૂત મિત્રો ઈ ગ્રામ સેન્ટર પર જઈને પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી કરી શકાશે અને મંજુર થયેલી સહાયની રકમ લાભાર્થી ખેડૂતોને તેમના બેન્કના ખાતા દ્વારા યુકવવામાં આવશે

ગઈકાલે અંજારમાં એક ફીઝીશીયન સફીત પ લોકો સંક્રમિત થયા છે તો ભુજમાં પ્રાઇવેટ પ્રેક્ટીસ કરનાર એક ગાયનેક ડોક્ટર સહીત પાંય લોકો સંક્રમિત થયા છે

પી પટેલ માધ્યમિક શાળા આદિપુરના આચાર્થ પ્રઝેશ દવેના નામ નો શ્રેષ્ઠ શિક્ષકોની થાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છિં આરતી ભદ્દ હવામાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં ઓછા દબાણ ને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે